તેઓ આ વેબીનારમાં માળખાકીય ક્ષેત્રમાં મૂડીરોકાણ આકર્ષવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વધારવા તેમજ માળખાકીય ક્ષેત્રની યોજનાઓની ગતિ અને ગુણવત્તા સુધારવા ઉપાયો સુચવશે આજના વેબીનારમાં બે સત્રમાં વરિષ્ઠ અધિકારીઓ મંત્રીઓ અને નિષ્ણાતો બજેટના માળખાકીય ક્ષેત્રના અભિગમના અસરકારક અમલીકરણ અંગે ચર્ચા વિચારણા કરશે પ્રધાનમંત્રી સુહેલદેવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મહારાજા સુહેલદેવ જેવા મહાન લોકોએ કરેલી નોંધપાત્ર કામગીરી ક્યારે ભૂલવી ન જોઈએ પણ એ કમનસીબ બાબત છે કે જેમણે નોંધપાત્ર કામગીરી કરી છે તેવા કેટલાક લોકોને યોગ્ય સ્થાન મબ્યું નથી તેઓએ ઉત્તરપ્રદેશના બહરીય ખાતે મહારાજ સુહેલદેવ સ્મૃતિ સ્થળ અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યોનો આજે વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી શિલાન્યાસ કરતા આ મુજબ જણાવ્યું હતું

આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોજેક્ટમાં દેશ સેવા માટે જાણીતા મહારાજ સુહેલદેવની પ્રતિમાની સ્થાપના ઉપરાંત ચિતૌરા તળાવ ખાતે ચિલ્ડ્રન પાર્ક અતિથિ ગૃહ જેવી સુવિધાઓ વિકસાવાશે

રેલવેમંત્રીએ તેમના ટ઼વીટર સંદેશામાં જણાવ્યું હતું કે રેલવેએ કર્ણાટકના ચેન્નાપટના સ્ટેશને સ્વદેશી રમકડાં અને હસ્તકળાની ચીજવસ્તુઓ આકર્ષકરૃપે પ્રસ્તુત કરી છે આ પગલાંથી સ્થાનિક રમકડાં ઉત્પાદકો અને હસ્તલાના કસબીઓને પ્રોત્સાહન મળશે તેમજ તેમને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે અન્ન સલામતી કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય અન્ન સલામતી મિશન હેઠળ કૃષિ ઉત્પાદન વધારવા જમીનની ગુણવત્તા સુધારવા તથા સિંચાઇ વ્યવસ્થા વધુ સઘન બનાવવા ઘણા પગલા લીધા છે

એવી જ રીતે આ મિશન હેઠળ એક કરોડ દસ લાખ હેકટર વિસ્તારમાં સુક્ષ્મ પોષક તત્વો અને જૈવિક ખાતરની મદદથી જમીનની ગુણવત્તા સુધારવાની કામગીરી કરવામાં આવી છે વધુ ઉપજ આપતી વિવિધ પાકોની તાલીમ ખેડૂતોને આપવામાં આવી છે

કેન્દ્રિય આરોગ્યમંત્રી હર્ષવર્ધને ગઇકાલે પત્રકારો સાથેની વાતયીતમાં આ મુજબ જણાવ્યું હતું

કોરોના સંદેશ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને અન્યોએ વસંતપંચમીની શુભેચ્છાઓ નાગરિકોને આપી છે રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં વસંત પંચમીનું પર્વ નાગરિકોના જીવનમાં આનંદ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છાઓ આપી છે ઉપરાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં વિદ્યાની દેવી સરસ્વતી સૌને જ્ઞાન અને હર્ષ ઉલ્લાસના આશિષ આપે તેવી શુભેચ્છાઓ આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વસંત પંચમી પર્વ અને સરસ્વતી પૂજા પ્રસંગે નાગરિકોને શુભેચ્છાઓ આપી છે

આંતરરાષ્ટ્રીય સંસ્થામાં આ બહ્માન મેળવનાર તે પ્રથમ આફ્રિકન મહિલા છે

કિશન રેડ્ડીએ તાજેતરમાં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે દિલ્ફીમાં ઊભી થયેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કુનેહપૂર્વક સંભાળવા બદલ દિલ્હી પોલીસની પ્રશંસા કરી છે

બધી જ કોલેજોમાં કોવિડના સંક્રમણને રોકવા માટેના માસ્ક અને યોગ્ય અંતર જાળવવાના બધા જ નિયમોનું યુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું

ટેક્સાસમાં છેલ્લા દાયકામાં સૌથી વધુ ઠંડી અને હિમવર્ષા નોંધાઈ છે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને ટેક્સાસમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવાની મંજૂરી આપી છે ઘણાં રાજ્યોએ તેમના નાગરિકોને ઘરની બહાર અથવા ધોરીમાર્ગો ઉપર આવશ્યક કામ વગર નહીં નીકળવાની સૂચના આપી છે